રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી નદી પર સવા ત્રણ કરોડના ખર્ચે બનવવામાં આવેલ હાઈલેવલ બ્રિજ

એલ ડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજીડેમ પાસે સાડા સાત કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ વિકસાવવાની કામગીરીનું ઈ ખાતમુહૂર્ત કર્યું છે

તેમણે જણાવ્યું કે શરૂઆતમાં કન્ટેન્ટમેનટની સ્ટ્રેટેજી અસરકારક રહી હતી અન્ય જિલ્લાઓની સરખામણીએ રાજકોટમાં કેસ વધ્યા ન હતા તેમણે ઉમેર્યું હતું કે આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં સફળ થયા છીએ સરકાર દ્વારા સ્વિઝરલેન્ડની કંપનીએ બનાવેલી ખાસ દવાનો જથ્થો પણ મંગાવી રાખ્યો છે

જામનગર જિલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓનો આંકડો સાડા ત્રણસોને પાર થઈ ગયો છે

અદાણી ફાઉન્ડેશન કચ્છમાં સૂરજબારીથી લખપત સૂધી તટીય ખાડી કાદવ અને ખડકાળ જેવો વૈવિધ્યસભર સમુદ્ર મત્સ્યકારો માટે જીવાદોરી હોવાથી માછીમાર સમુદાયના સહકારથી અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ સમુદ્ર દિવસ નિમિત્તે મુંદરા તલુકાના લુણી ગામે સમુદ્ર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

થી વધુ ઘન કચરો દૂર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે માછીમારોને અનુરોધ કરતાં લાઈવલી હૂડ પ્રોજેક્ટના વડા માવજીભાઈ બારૈયા તેમજ ફાઉન્ડેશનના સી

આર હેડ પંક્તિબેન શાહે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે સમુદ્ર આજીવિકાનું માધ્યમ હોવાથી તેનો કિનારો સ્વચ્છ રાખવો એ આપણી સૌની ફરજ છે

કચ્છમાં પશુધન મોટા પ્રમાણમાં છે ત્યારે ઘરઆંગણે ઘાસચારો ઉગાડવાનો પ્રયોગ કરી કુનરિયા ગામે નવો રાહ ચીંધ્યો છે

આ વાવેતર સમયે જિલ્લા આર્યુંવેદિક અધિકારી તેમજ તબીબી અધિકારીઓએ હાજરી આપી હતી મુખ્ય સચિવ મહેસાણા જિલ્લામાં કોરોના સંકમણનાં વધી રહેલાં કેસોને લઈ મહેસાણા દોડી મુખ્ય સચિવ અનીલ મુકીમે સરકીટ હાઉસમાં જિલ્લાનાં અધિકારીઓ સાથે બેઠક યોજી કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી જિલ્લમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુદર નાબૂદ કરવા સધન કામગીરી કરવા જણાવ્યું હતું

ભાવનગર જિલ્લાના શિહોર ખાતે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ થવાના અહેવાલ છે જયારે જુનાગઢ સુરત મોરબીમાં વાંકાનેર ખાતે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે

જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગિરનારમાંથી નીકળતી નદીઓ બે કાંઠે વહી રહી છે

દરમિયાન સૌરાષ્ટ્ર દીવ દમણ દાદરાનગર હવેલી સહિત રાજ્યભરમાં કેટલાક સ્થળોએ હજુ પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ પાડવાની આગાહી હવામાન ખાતા એ કરી છે

મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની આગાહી છે છોટા ઉદેપુર વાવણી છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ વરસી જતાં ખેડૂતો ડાંગર રોપણીના કામમાં જોતરાયા છે

વાવણી બાદ વરાપ નીકળતાં ખેતરોમાં આંતર ખેડ કરી નીંદામણ કરી ખેતરો સાફ કરી ખેડૂતો ડાંગર ની રોપણીના કામમાં જોતરાયા છે